પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષપદે આજે મળેલી મંત્રીમંડળની વીડિયો કોન્ફરન્સિંગ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે

આ ખાનગી હોસ્પિટલોના આરોગ્ય તબીબી પેરામેડિકલ સ્ટાફને જવાબદારીઓ પણ સોંપી દેવાઇ છે કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકારે જિલ્લા કલેકટરોને તેમના જિલ્લામાં ઉપલબ્ધ કોઇ પણ ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ આ રોગ નિયંત્રણ હેતુસર લેવા માટેના સત્તાધિકારો પણ આપ્યા છે

રાજ્ય મંત્રીમંડળની આજે મળેલી વીડિયો કોન્ફરન્સિંગ બેઠકમાં આ નિર્ણય કરાયો છે

પી

મુખ્યમંત્રીના સચિવે રાજ્યમાં લોકડાઉનના પંદરમા દિવસે જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની ઉપલબ્ધિની વિગતો પણ આપી હતી

લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની વિગતો પ્રસાર માધ્યમોને આપતા શ્રી ઝાએ ઉમેર્યું કે અમદાવાદ શહેરમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેવા સંજોગોમાં તંત્ર દ્વારા જે પગલાં લેવાઈ રહ્યા છે તેમાં નાગરિકો પૂરતો સહકાર આપે તે જરૂરી છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અરોગ્ય સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એસ્ટેટ અને ફાયર જેવા વિવિધ વિભાગો દ્વારા કોરોનાનો આ ફેલાવો અટકાવવા માટે યુદ્ધના ધોરણે વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રે કોરોનાનો ફેલાવો રોકવા સર્વેની કામગીરી શરૂ કરી છે

આજ સુધી કોરોનાથી બચેલા સુરેન્દ્રનગર જિલ્લાની આયુર્વેદ હોસ્પિટલના મુખ્ય તબીબી ડોક્ટર પી

રાજયમાં મંદિરોમાં કોરોના સંક્રમણને પગલે હનુમાન જયંતિ નિમિત્તે યોજાતા ધાર્મિક મેળાઓ લોકડાયરા સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના સમૂહ પાઠ બંધ રખાયા છે સમગ્ર ગુજરાતમાં હનુમાન જયંતીની સાદાઈથી ઉજવણી થઇ રહી છે

દર વર્ષની જેમ પૂજા વિધિ સાથે હનુમાન દાદાની છડીનો અભિષેક કરવામાં આવ્યો હતો બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર મંદિર ખાતે ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી પણ હાલના સમયમાં માત્ર મંદિરના પૂજારી દ્વારા આરતી કરવામાં આવી જામનગરમાં લોકડાઉનના કારણે આ વખતે હનુમાન જયંતિ સાદગી અને સંયમપૂર્વકમંદિર પરિસરમાં જ આરતી અને અન્નકોટ કરીને પૂજા થઈ હતી મંદિર તરફથી લોકોને ઘર માં જરહીને હનુમાન ચાલીસાના પાઠ કરીને કોરોનાની મહામારીથી ઊગારવા હનુમાનજીને પ્રાર્થના કરે એમ જણાવ્યું હતું